કોરોનાના કેસમાં ઝડપથી વધારો છે તેવાં રાજ્યોમાં જિલ્લા કક્ષાની પરિસ્થિતિ રજૂ કરવામાં આવી હતી

આ ઉપરાંત દેશભરમાં ઓક્સિજન વહન કરતા ટેન્કરોની મુક્ત હેરફેર સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું અને આંતર રાજ્ય હેરફેરને નોંધણીમાંથી મુક્તિ આપી છે

ઓક્સિજન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તબીબી ઓક્સિજન વહન કરતા વાહનોની આંતર રાજ્ય હેરફેર સરળ બનાવવા જણાવ્યું છે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 શ્રી ભલ્લાએ રાજ્ય સરકારોને વિનંતી કરી કે ઓક્સિજન ઉત્પાદકો અને સપ્લાયર્સ પર ફક્ત રાજ્યની જે હોસ્પિટલો છે ત્યાં ઓક્સિજન મર્યાદિત કરવા માટે કોઈ પ્રતિબંધ લાદવામાંનાં આવે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

તેઓ આવતીકાલે જ્યાં કેસો ઝડપથી વધી રહ્યા છે એ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે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

હર્ષવર્ધન આજે નવી દિલ્હીમાં એઈમ્સ ટ્રોમા સેન્ટર સુવિધાની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં ભારત આ વખતે કોવિડની પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સજ્જ છે

શ્રી ગૌડાએ આજે રિમડેસિવીરની ઉપલબ્ધતાને લગતા મુદ્દાઓ અંગે બેઠક યોજી હતી

સીરમ વિનંતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડના ઉત્પાદન માટે જરૂરી કાયા માલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા અમેરિકાને વિનંતી કરી છે

કોવિશિલ્ડ એ ભારતમાં સૌથી વધુ વપરાયેલી કોવિડ રસી છે આ ઉપરાંત તેની વિવિધ દેશોમાં નિકાસ થાય છે

આ ઉપરાંત એસ્ટ્રાઝેનેકાએ નીયા અને મધ્યમ આવકવાળા દેશો માટે એક અબજ ડોઝ સપ્લાય કરવા કરાર કાર્ય છે યૂંટણી પાંચમો તબક્કો પશ્ચિમ બંગાળમાં આવતીકાલે યોજાનારી વિધાનસભાની યૂંટણીના પાંચમા તબક્કાના મતદાન માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે મતદાન સવારે સાત વાગ્યે શરૂ થશે અને સાંજે સાડા છ વાગ્યા સુધી ચાલશે

ચોથા તબક્કામાં ગયા શનિવારે કુચ બિહાર જિલ્લાના સીતલકુચી વિધાનસભા વિસ્તારમાં ટોળાએ તોફાન કરતાં ગોળીબાર કરવાની ઘટના બાદ આ વધારાની કુમક ગોઠવવા નિર્ણય લીધો છે

ટપાલથી મતદાનની સુવિધાનો વિકલ્પ કોવીડ પોઝિટિવ દર્દીઓ અને સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કોવીડ શંકાસ્પદ મતદારોને આપશે

તેમાં મતદારને મત કોને ગયો એની ચકાસણી થઈ શકે છે

પાકિસ્તાનમાં ફાન્સના દ્રતાવાસે પાકિસ્તાનમાં વિરોધ વધી રહ્યો છે ત્યારે તેના નાગરિકોને ગંભીર જોખમોની ચેતવણી આપી છે વિરોધીઓ સાથે ઘર્ષણમાં આ અઠવાડિયે બે પોલીસ અધિકારીઓનાં મોત નીપજ્યાં છે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક વર્ગમાં ચર્ચા દરમિયાન મહમ્મદ પયગમ્બરના કાર્ટ્રન બતાવનાર શિક્ષકના મોત પછી ફેન્ચ રાષ્ટ્રપતિએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બયાવ કર્યો હતો આ અઠવાડિયે ફાંસના રાજદૂતને હાંકી કાઢવાની હાકલ કરતા કદ્દરપંથી સાદ હ્સેન રિઝવીની ધરપકડ કર્યા બાદ આ વિરોધ પ્રદર્શનમાં વધારો થયો છે

મોન્સૂન ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થશે